આ બેઠકમાં તેમણે પરીક્ષણ દર્દીઓની તપાસ અને સારવાર કોવીડનો ફેલાવો રોકવા યોગ્ય વર્તન અને રસીકરણની પાંચ રીતની વ્યુહરયનાનો ગંભીરતા પુર્વક અમલ કરીને કોવિડનો ફેલાવો રોકવા સુયના આપી હતી

પ્રધાનમંત્રીએ આ માટે લોકભાગીદારી અને લોકઆંદોલન યાલુ રાખવાની જરૂરીયાત પણ જણાવી હતી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં કોવિડનો ફેલાવો રોકવા બધા જ અચુક માસ્ક પહેરે વ્યકિતગત સ્વચ્છતા જાળવે અને જાહેર તથા કામના સ્થળોએ કોવિડની માર્ગદર્શક સુચનાઓનું યુસ્ત પાલન કરે આ માટે છઠ્ઠીથી ચૌદમી એપ્રિલ દરમિયાન ખાસ જાગૃતિ ઝુંબેશ યોજવામાં આવશે પ્રધાનમંત્રીએ રોગયાળાને કાબુમાં રાખવા અસરકારક અમલીકરણ અને કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ખાસ કાર્યવાઠી કરવાની જરૂર જણાવી હતી

મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ દિલ્ફી તમિલનાડ઼ ઉત્તર પ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં દૈનિક નવા કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે

યુંટણી તમિલનાડુ કેરળ અને પુફ્યેરીમાં એક જ તબક્કામાં જ્યારે આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા યૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રયાર આજે પૂરો થયો છે

તમિલનાડુની કન્યાકુમારી લોકસભા બેઠક અને કેરળની મલ્લાપૂરમ લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે પણ છઠ્ઠી એપ્રિલે મતદાન થશે તમીલનાડુમાં તમામ રાજકીય પક્ષોના નેતા પ્રચાર દરમિયાન પોતાના ઘોષણાપત્રો અંગે લોકોને ખાતરી આપી હતી અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા હતા કેરળમાં ત્રણેય મુખ્ય રાજકીય મોરચા વામપંથી લોકતાંત્રિક મોરચો સંયુકત લોકતાંત્રિક મોરચો અને એનડીએ પુરા જોશથી ચુંટણી અભિયાનમાં જોડાયા હતા

આસામમાં પણ બધા જ મુખ્ય રાજકીય દળો મતદાતાઓને રીઝવવાના અંતીમ પ્રયત્નો કર્યા હતા

પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મતદેહો મળી આવ્યા છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા આદેશ કર્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અથડામણમાં સુરક્ષા કર્મીઓના મૃત્યુ અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે એક સંદેશમાં શ્રી કોવિદે કહ્યું કે દુઃખની આ ક્ષણમાં સમગ્ર દેશ તેમની સાથે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ માઓવાદીઓ સામે લડવામાં શહીદ થયેલા જવાનો અને તેમના પરીવારજનો માટે પ્રાર્થના કરી રહયાં છે એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુર જવાનોના બલિદાનને કયારેય નહી ભુલાય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ હ્મલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરતાં કહ્યું કે જવાનોના આ બલીદાનને કયારેય ભુલવામાં નહી આવે ગૃહમંત્રી અમિત શાહે શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપી અને તેમના પરીવારજનો માટે શોક વ્યકત કર્યો હતો તેમણે ઇજાગ્રસ્તો જડપી સાજા થાય તેવી કામના કરી ગૃહમંત્રીએ એમ પણ કહયું કે દેશ શાંતી અને વિકાસના દુશ્મનો સામેની લડાઇ ચાલુ રાખશે

શ્રી હર્ષવર્ધન આજે નવી દિલ્ફીમાં વડીલ દિવસની ઉજવણી અને એઝ કેર ઇન્ડિયાની ચાલીસમી વર્ષગાંઠ પ્રસંગે સંબોધન કરી રહયાં હતા આરોગ્ય મંત્રીએ એ માહિતી પણ આપી કે આરોગ્ય મંત્રાલય ધ્વારા વડીલોના આરોગ્ય સંબંધિત વિવિધ મુશ્કેલીઓના નિવારણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવાય છે જેનું નામ છે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડર્લી તેમણે કહ્યું કે વરિષ્ઠ નાગરીકો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને રસીકરણમાં પ્રાથમિકતા અપાઇ રહી હાં પ્રધાનમંત્રી ગીતા પ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકાના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે શ્રી મોદીએ કહ્યું કે રાધેશ્યામ ખેમકાએ સનાતન સાહિત્યને જન જન સુધી પહોચાડયું છે તેમણે કહ્યું કે ખેમકાજી આજીવન વિવિધ સામાજીક પ્રવૃતિઓમા સામેલ થતા રહયાં શશીકલા નિધન વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી શશીકલાનું આજે મુંબઇમાં તેમના નિવાસ સ્થાને નિધન થયું છે

દાંડી યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું પ્રસ્થાન કરાવ્યું હતું તે દાંડીયાત્રા નવસારી જીલ્લામાંથી પસાર થઇ રહી છે અમારા સંવાદદાતા જણાવે છે કે મહાત્મા ગાંધીની ઐતિહાસીક દાંડીયાત્રાના રસ્તે યોજવામાં આવેલી આ યાત્રા બાપુ જે રસ્તેથી ગયા હતા તે રસ્તેથી આવતીકાલે દાંડી પહોયશે ગઇકાલે નવસારીના વડા ગામે તે પહોંચી ત્યારે રાષ્ટ્રભકિતના વાતાવરણમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રીઓએ નવસારીમાં રાતવાસો કર્યો હતો ત્યારે ભજનસંધ્યા અને રાષ્ટ્રભકિતના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશ પરીવહન સ્થગિત બાંગ્લાદેશ સરકારે આવતીકાલથી દેશભરમાં શરૂ થઇ રહેલા લોકડાઉન દરમિયાન તમામ સાર્વજનીક પરીવહન સ્થગિત કરવાની જાહેરાત કરી છે આ દરમિયાન માર્ગ જળ રેલવે અને સ્થાનીક વિમાની ઉડૃયનો પર પ્રતિબંધ રહેશે એક નવા આદેશમાં બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે લોકડાઉન માલ પરીવહન અને આપાતકાલીન સેવાઓ પર લાગુ નહી પડે એ સિવાય તમામ સરકારી અને ખાનગી કાર્યાલયો પોતાના મર્યાદિત કર્મચારીઓને લાવવા લઇ જવા માટે પોતાના પરીવહન સાધનો પુરા પાડશે ઇસ્ટર સમગ્ર વિશ્વની સાથે દેશમાં ઇસ્ટર પર્વની આસ્થા સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે આ પવિત્ર તહેવાર પાછળ લોક માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તનું આજે પુનરાગમન થયું હતું તેથી ગુડ ફાઈડે પછીનો રવિવાર ઇસ્ટર તરીકે ઉજવાય છે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને શુભ્રેચ્છાઓ પાઠવી છે